ઉદ્યોગ સંસ્થા આર્થિક ત જ્ઞો પ્રવાસી ભારતીય તેમ વિવિધ રા યોના મુખ્યમંત્રીઓએ અંદા ત્રને આવકાર્યુ ભારતીય કં નીઓ ધ્વારા અંદા ત્રને મિશ્ર પ્રતિભાવ મળ્યો

કશ્ય ે સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો

શ્રી મોદીએ તેમના સંસદીય વિસ્તાર બડા લાલપુરમાં દીન દથાળ ઉપાધ્યાય વે ાર સુવિધા કેન્દ્રમાં ાંચ લોકોને સભ્ય દ આ ીને આ અભિયાનો પ્રારંભ કરાવ્યો

જે અંતર્ગત ઉત્તરપ્રદેશ સરકાર રા થમાં બાવીસ કરોડ વૃક્ષો વાવશે શ્રી મોદીએ આજે સવારે વારાણસીના બબતપુર વિમાન મથકે ભુતપુર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શા ૈ ીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું

આ ઉ રાંત સરકારે એનબીએફસી નોન બેકીંગ ફાયનાન્સીયલ કં ની માટે ણ વ્યા ક અભિગમ અ નાવ્યો છે

જે માટે સરકાર ક્રષિ અને ક્રષિને લગતા ક્ષેત્રોમાં માળખાકીય વિકાસ માટે અને કુડ પ્રોસેસીંગ જેવા ક્ષેત્રોના ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન આ વા કૃષિક્ષેત્રમાં રોકાણ કરશે ઉ રાંત મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં મ બુત પ્રણાલી ઉભી કરવા માટે ણ પ્રધાનમંત્રી મત્સ્ય સં દા યો ના શરૂ કરશે

બજેટ અંગે પ્રતિભાવ આ તા અસોચેમના અધ્યક્ષ બી કે

નવી દિલ્હીમાં આભાર નિહારીકા રવિયા ત્રકારોને સંબોધતા શ્રી ગોયંકાએ ણાવ્યું હતું કે ઈ મુલ્યાંકન ાન અને આધાર નંબરની અદલા બદલી ડીજીટલ યુકવણી જેવા નવા ઃ ગલાઓ કરવેરા ભરનાર લોકોને મદદરૂ થશે નાબાર્ડના અધ્યક્ષ એચ

ભાન્વાલાએ ણાવ્યું હતું કે ઝીરો બજેટ ફાર્મીંગ અંગે અંદા ત્રમાં કરાયેલી દરખાસ્તથી ખેડતોને ખેતીના રોકાણ ખર્ચમાં ઘટાડો કરવા અને ટકાઉ ખેતી કરવા મદદ મળશે

ભારત અમેરિકા સ્દ્રેટેજીક એન્ડ ાર્ટનરશીી મંચના અધ્યક્ષ મુકેશ અધિએ ૈ ણાવ્યું કે આ બજેટ બધાને સાથે લઈને યાલવાવાળુ છે

ભા અધ્યક્ષ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ણ ડોકટર મુખ ીને શ્રધ્ધાં લી અર્ત ઊ કરી શ્રી શાહે ટવીટ સંદેશામાં ણાવ્યું કે ડોકટર મુખર્ી દેશભકિત ત્યાગ સમર્ાણના અદ્વિતીય પ્રતીક છે અને તેમનું આખુ જીવન ભારતની એકતા અને અખંડિતતા માટે સમર્વિત હતું

ા રંતુ તે સેમી ફાઈનલમાં ૈ હોયવા માટે પુરતું નથી

કેન્દ્રિથત આરોગ્થ મંત્રી ડોકટર હર્ષવર્ધને એક નિવેદનમાં ૈ ણાવ્યું છે કે આ વૃતૃધ્ધ દેશમાં આરોગ્ય ક્ષેત્ર માટે આપ વામાં આવતા મહત્વને દર્શાવે છે